ગઈકાલે ઉધોગ અને આંતરિક વેપાર પોત્સાહન વિભાગ અને નીતિ પંચ દવારા યોજાયેલા ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજનાના વેબીનાર માં તેમણે કહયું કે સરકાર ઉધોગો સાથે વધુ મૈત્રીપર્ણ છે અન અદ્યતન ટેકનોલોજી વડે સસ્તા તથા ટકાઉ ઉત્પાદનો માટે કામ કરી રહી છે

ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહક યોજનાના મહત્વ પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ કહયું કે ઉ દ્યોગો માટે તેમના ગુણવતાયુકત ઉત્પાદનોને વેગ આપવા માટે આપવા માટે જરૂરી ઈકોસિસ્ટમ બનાવ શે તેથી આ યોજના ઉદ્યોગોની નિકાસ ક્ષમતાને પણ વધારશે રોજગારી વધારશે અને આવકમાં સુધારો કરશે

આ જળ અભિયાન હેઠળ જળસંગ્રહના કામ હાથ ધરાય છે જેમાં તળાવો ઉંડા કરવા હયાત ચેક ડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ હયાત જળાશયોનુ ઢિસીલ્ટીંગ તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતી કરણ નહેરોની સાફ સફાઈ મરામત જાળવણો તેમજ નદી વોકળા કાંસનો સાફસફાઈને નદી પુનઃજીવીત કરવા જેવા કામ હાથ ધરાય છે

બોડની વેબસાઈટ પર ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સુચનાઓ સાથે ફી સંબંધિત સ્પષ્ટ સુચનાઓ મુકવામાં આવેલ છે

કલ્પના સતીજાને યૂનેસ્કો ઈકોસોક તરફ થી આંતરરાષ્ટીય કોન્ફરન્સમાં વકતા તરીકે આમંત્રીત કરાયા છે

કલ્પના સતિજા વુમેન કમિટમેન્ટ ઈન ચેલેન્જીંગ ઈન ઈકવાલિટીઝ પર કોન્ફરન્સમાં તેમનું વકતવ્ય આપશે

સતિજા હાલમાં જ કાઉન્સેલીગ ઓફ એમ્પાવર્ડ લેડીઝ ઈન્ટરનેશનલ તથા યુનાઈટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશનમાં આત્મહત્યા અટકાવાના ભારતના પમુખ તરીકે નિયૂકત થયા છે આ નિયૂકિતથી આ કોન્ફરન્સમાં તેમને સ્ત્રીઓના સશકિતકરણ વિશે બોલવાની તક સાંપડી છે